સુંઘવાની અને સ્વાદની ક્ષમતા ઓછી થવાના લક્ષણનો કોરોનાના લક્ષણોમાં સમાવેશ કરાયો છે

તેમણે સૌ સાથે મળીન યોગને જીવનનો હિસ્સો બનાવી સૌ સ્વસ્થ રહે તેવી નેમ વ્યક્ત કરી હતી કોરોના સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા ઘરમાં જ પરિવાર સાથે યોગ કરવાનો અનુરોધ કર્યો છે

દેશના અને રાજ્યના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા સોશિયલ મિડિયા ઉપર યોગ પ્રાણાયામ અને ધ્યાન પર માર્ગદર્શન આપવામાં આવશે

રાજકોટના પ્રતિનિધિ જણાવે છે કે રાજકોટ મહાનગર પાલિકાના કાલાવાડ રોડ વૃંદાવન સોસાયમાંથી એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કાશીપુરા ગામે એક પુરૂષનું કોરોના વાયરસના સંક્રમણથી મોત નીપશ્યું છે

શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમાએ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં હોમ લર્નિંગ અભિયાન અંગેની વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે દૂરદર્શન ડીડી ગિરનાર દ્વારા શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ થશે તેમાં ધો

આ ઉપરાંત બાયસેગ દ્વારા વંદે ગુજરાત ચેનલ ઉપર પણ જીસીઇઆરટી તથા માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો

આ હોમ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત જે વિદ્યાર્થીઓ પાસે ટી વી કે મોબાઇલની સુવિધા નથી તેવા વિદ્યાર્થીઓ માટે ધો

તેની સાથોસાથ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ પાઠયપુસ્તકો ઘરે ઘરે પહોંચાડવાની કામગીરી પણ હાલમાં યાલુ છે

રાજ્યની કેટલીક ખાનગી શાળાઓ યાલુ વર્ષની શૈક્ષણિક ફી લેવા માટે વાલીઓ પર દબાણ કરતી હોવાની રજૂઆતો અને અહેવાલોના પગલે શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમાએ જણાવ્યું છે કે કોઇપણ શાળા સંચાલકો વિદ્યાર્થીઓ કે વાલીઓને ચાલુ વર્ષની શૈક્ષણિક ફી તાત્કાલિક વસૂલ કરવા દબાણ કરી શકશે નહીં રાજ્યના શાળા સંચાલક મંડળના આગેવાનોની રાજ્ય સરકાર સાથે થયેલી સમજ્ઞતી મુજબ વાલીઓ શૈક્ષણિક ફી આગામી સપ્ટેમ્બર માસ સુધીમાં માસિક હપ્તા કે પોતાની અનુફૂળતા મુજબ ભરી શકશે ખાનગી શાળાએ ફી અંગે કોઇ દબાણ કર્યું હોવાની ફરિયાદ મળશે તેવા કિસ્સામાં શિક્ષણ વિભાગ જે તે શાળા સામે નિયમાનુસાર કાર્યવાહી કરશે

ઈ માટે સાડા ત્રણ કરોડની જોગવાઇ કરી છે ત્યારે મુખ્યમંત્રીએ પણ આ પેકેજ અનુસંધાને ગુજરાતના એમ

ઈ એકમોને પ્રોત્સાહક આર્થિક ઔદ્યોગિક ગતિવિધિઓનો મહત્તમ લાભ મળે તે માટે આહવાન કર્યું છે

ઈ એકમોમાં દોઢ કરોડથી વધુ લોકોને રોજગારી આપે છે વેપાર ઉદ્યોગના અગ્રણીઓ સાથે બેઠકમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે જે એમ એસ એમ ઇ એકમ કાર્યરત છે

મહેસાણાના પ્રતિનિધિ જણાવે છે કે કડી જોટાણા મહેસાણા બહ્યરાજી અને વડનગરમાં સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતોમાં આનંદની લહેર વ્યાપી છે કપાસનું વાવેતર પણ ઘણા ખેડૂતોએ કરી લીધું છે

બાબરા તાલુકાના રાણપર નડાળા ગામે બે ઇંચ જેટલો વરસાદ થતા દેવાંગી નદીમાં ઘોટાપુર આવ્યું હતું તેમજ નાના મોટા ચેકડેમો છલકાયા હતા છોટાઉદેપુર જિલ્લામાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી છે

આ યાત્રાધામને સંપૂર્ણ હરિયાળું બનાવવાનો નિર્ધાર કર્યા છે આ વર્ષ નવા અભિગમમાં કોઇપણ વ્યક્તિ બાળકના જન્મદિવસ કે સદગત સ્વજનની પુષ્યતિથી નિમિત્તે એક ફોન કરે એટલે ટીમ તેમના ઘરે આવીને મફતમાં વૃક્ષારોપણ કરી જશે વૃક્ષની બહાર સ્વજનની નામવાળી પ્લેટ પણ લગાવી આપવામાં આવશે સમગ્ર રાજ્યમાં પર્યાવરણ માટે આ અભિયાન શરૂ કરનાર બહુચરાજી ગ્રામપંચાયત પ્રથમ છે